પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે

પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ગુણવત્તા અને વિશ્વસનિયતા બ્રાન્ડ ઇન્ડિયાના આધારસ્તંભ હોવા જોઇએ

પ્રધાનમંત્રીએ કહ્યું દેશમાં બહ્ જલ્દીથી વિશ્વનું સૌથી મોટું અભિયાન કોવિડ રસીકરણ શરૂ કરવામાં આવશે પ્રધાનમંત્રીએ કહ્યું કે વૈજ્ઞાનિકો અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ અને અન્ય વૈજ્ઞાનિક સંસ્થાઓએ મળીને વૈશ્વિક મહામારીનો ઉકેલ શોધી લીધો છે શ્રી મોદીએ કહ્યું કે સરકારના પ્રયાસોને ભારત આ સમયે વિશ્વ અનુસંધાનના રેંકિંગમાં પ્રથમ પયાસ દેશોમાં સામેલ છે કિસાન સીએમ મુખ્યમંત્રી વિજય રૂપાણી અરવલ્લી જિલ્લાના બાયડ ખાતેથી કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો આજે પ્રારંભ કરાવશે

તેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે હવે ટ્રંક સમયમાં જ આ મેઇડ ઇન ઇન્ડીયા વેકસીન આવી જવાની છે અને રસીકરણ પણ શરૂ થવાનું છે કોલ્ડચેઇન બની ગઇ છે સર્વેક્ષણ કામગીરી થઇ ગઇ છે તથા રસીકરણ માટેની તાલીમ પણ અપાઇ ગઇ છે મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે ભારત સરકાર રસીકરણ પ્લાન જાહેર કરે કે તુરત જ ગુજરાતમાં પણ વેકસીનેશન કામગીરી રાજ્ય સરકાર શરૂ કરી દેવા સુસજ્જ છે મુખ્યમંત્રીશ્રીએ વનબંધુ વિસ્તાર આહવા ડાંગમાં પાણી પુરવઠાની યોજનાઓના ભૂમિપૂજન ખાતમૂર્ફત અવસરે સંબોધન કરતાં આ માહિતી આપી હતી

આ નીતિના કારણે બિન પરંપરાગત ઉર્જા ઉત્પાદનમાં વધારો થશે તથા ખેડૂતો સહકારી મંડળીઓ કે કંપનીઓને સૌર ઉર્જા પ્રોજેક્ટ સ્થાપવા પ્રોત્સાહન મળી રહ્યું છે

આવા નાના પ્રોજેકટોના કારણે જે તે વિસ્તારોમાં રોજગારીની તકો પણ ઉપલબ્ધ થશે ભાજપ બેઠક ગાંધીનગર નજીક કોબા ખાતે આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ગઇકાલે ગુજરાત ભાજપની પ્રદેશ કક્ષાની બેઠક યોજાઇ હતી જેમાં રાષ્ટ્રીય પ્રમુખ જે

નફા અને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી

સંતોષ હાજર રહ્યા હતા અમારા પ્રતિનિધિ જણાવે છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી નજીક હોવાથી તેના વિજયલક્ષી આયોજન માટે આ બેઠક યોજાઈ હતી જેમાં પ્રદેશ પ્રમુખ સી

પાટિલ મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા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

તેમણે કહ્યું કે આ માઇગ્રન્ટ સેલમાં બીજા રાજ્યોમાંથી ગુજરાત રોજગારી માટે આવેલા શ્રમિકોની સંપૂર્ણ માહિતી મળી રહેશે આ માહિતીના આધારે શ્રમિકોને આવાસ આરોગ્ય વીમાના લાભો આપવાનું આયોજન કરાશે સુરતના મ્યુનીસીપલ કમીશનર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે માઇગ્રન્ટ સેલના લીધે સુરતમાં વસતા પરપ્રાંતીય શ્રમિકોને કલ્યાણકારી યોજનાઓ તથા સુવિધાઓના લાભ અપાશે આ પ્રસંગે શ્રી પ્રધાનના ફસ્તે શ્રમિકોને ઓળખકાર્ડ તથા ઘિરાણ સહાયના ચેકો આપવામાં આવ્યા હતા સ્કૂલ બસનો ટેકસમાફ સ્ફ઼લ બસ તરીકે નોંધાયેલા વિદ્યાર્થીઓને લાવવા લઈ જવામાં વપરાતા વાહન ઉપર વાહન વેરો માફ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે કોવિડ જેવી આફતને ધ્યાનમાં લેતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પગલું ભર્યું રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓસ્ફ્લલોના નામેનોંધાયેલી અને યાલતી અને તા

બ્રેઇલ દિવસ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ગઇકાલે લૂઇ બ્રેઇલ દિવસની ઉજવણી ભાવરૂપે પ્રજ્ઞા ચક્ષુ શિક્ષિકા જીજ્ઞાસાબેને પ્રાદેશિક સમાચારનું વાંચન ઓન ડથુટી સમાચાર વાચક મિત્તલ પટેલ સાથે કર્યું હતું

બ્લાઇન્ડ સ્કુલમાં ગઇકાલે લુઈની સોનેરી સંધ્યાના રંગો અંતર્ગત ખાસ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું